તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું છે તેમણે કહ્યું કે આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે રાજ્ય વડી અદાલતના આ યુકાદાના સંદર્ભે શિક્ષણમંત્રીએ વિગતો આપી હતી ઉલ્લેકનીય છે કે ખાનગી શાળાઓની ફી ના મામલે સરકારે વડી અદાલતમાં કરેલી અરજીની ગઇકાલે કરાયેલી સુનાવણી દરમિયાન વડી અદાલતની ખંડપીઠે આ મુદ્દે સરકારને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા આદેશ કર્યો છે

વડોદરા ખાનગી હોસ્પિટલ વડોદરાની ખાનગી હોસ્પિટલોના સંચાલકો કોરોના દર્દીઓ ને સારવાર માટે દાખલ કરતા નથી એવી ફરિયાદને ધ્યાનમાં રાખી ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે ખાનગી હોસ્પિટલોના સંયાલકો સાથે એક બેઠક યોજી હતી અને તમામને સુયના આપી હતી કે હોસ્પિટલમાં બેડ ખાલી હોય તો તેઓને સારવાર માટે દાખલ કરવાના રહેશે

બધા જ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે સરકારને માહિતી મળે છે કે કેટલાક રાજ્યો પોત પોતાના પ્રદેશમાં આવેલી સંસ્થાઓને ઓકસીજનની આંતર રાજય આપુર્તિ માટે અટકાવે છે તેમણે એમ પણ જણાવ્યું કે કેટલાક રાજયો પોતાના જ રાજયની હોસ્પિટલોમાં ઓકસીજન આપુર્તી માટે આદેશ આપે છે શ્રી ભલ્લાએ કહયું કે તબીબી ઓકસીજન જન આરોગ્ય સંબંધિત અનિવાર્ય વસ્તુ છે તેમણે ઓકસીજન વાહનોની અવર જવર માટે પરીવહન અધિકારીઓને ખાસ સુચના આપી હતી

મહેસાણા જીલ્લાના ખેરાલુના એક વેપારીએ પોતાની કોઠાસૂઝથી આત્મનિર્ભરની સાથે જીવદયા પ્રવૃતિ પ્રત્યે પ્રેરાઇને એક નાના ચબુતરા બનાવવાની શરૂઆત કરીને આજે આખા ગુજરાત રાજ્યમાં નાના ચબુતરા તેમજ મોટી સાઇઝના ચબુતરા બનાવીને વેચાણની સાથે જીવદયાની પ્રવૃતિને લોકોમાં આગળ ચલાવી રહ્યા છે આત્મનિર્ભર વેપારી પરેશભાઇ દેસાઇએ આ અંગે વધુ માહિતી આપી છે

જામનગર આવેદનપત્ર જામનગર અને ગુજરાતની આયુર્વેદ યુનિવર્સિટીમાં વિધ્યાર્થીઓને વિવિધ મુશ્કેલીઓને ધ્યાને રાખી અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા આજે દેખાવ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે આયુર્વેદ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના વિધ્યાર્થીઓને માનસિક દબાવ કોલેજમાં સિક્યુરિટીનો અભાવ અગાસી પર સેફટી ના પૂરતા સાધનો અને સલામતીનો અભાવ અને અવ્યવસ્થા તેમજ સ્ટુડન્ટ વેલફેર તથા વિધ્યાર્થી સંગઠન કાર્યરત નથી જેથી વિધ્યાર્થીઓને થતી મુંજવણ જણાવી શકતા નથી

આઇપીએલ આઈપીએલ ટૂર્નામેન્ટ આજથી અબુધાબી ખાતે શરૂ થશે આ ટૂર્નામેન્ટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થશે

ઉલ્લેખનીય છે કે કોવિડ રોગયાળાના કારણે આ વર્ષે આઈપીએલ ટૂર્નામેન્ટનું આયોજન ભારત બહાર કરાયું છે મેચ શરૂ થતાં પહેલાં તમામ ખેલાડીઓનું કોરોના પરિક્ષણ કરાશે